જેમાં પ્રત્યેક શહેરના મેયર મ્યુનિસિપલ કમિશ્નર તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન હાજર રહ્યા હતાં પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં જુલાઇ સુધી પાણીની તંગી પડે નહિં તેવા આયોજન ઉપર ભાર મૂકાયો હતો

ગઢડા ગામે આવેલી કન્યાશાળામાં મતગણતરી કેન્દ્ર ખોલાયું હોવાતી ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની વકી છે રમજાન રાજ્યના મુસ્લિમ પરિવારો દ્વારા આવતીકાલથી પવિત્ર રમજાન માસ ઉજવવામાં આવશે

રમજાન માસની વિશેષ નમાજ આવતીકાલે સવારે કરવામાં આવશે અને પહેલો રોજો અદા કરવામાં આવશે એક મહિના માટે રમજાન માસ ચાલશે અને ચાંદ દેખાય તે મુજબ પાંચમી જૂને ઇદ ઉજવવામાં આવશે અંબાજી આરતી શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલે અખાત્રીજથી આરતીના સમયમાં ફેરફાર કરાયા છે હવે બે ને બદલે ત્રણ વખત માતાજીની આરતી થશે

પરંતુ વધુ એક આરતી સાડા બાર વાગે થશે બપોરે મંદિર બંધ થવાનો સમય સાડા અગિયાર હતો તે હવે પોણા અગિયાર રહેશે

જયારે ગુજરાતના બાકી જિલ્લાઓમાં હવામના મહદઅંશે સુકું રહેશે તાપમાનમાં ફેરફાર નોંધાય તો બનાસકાંઠા તથા અમરેલી જિલ્લામાં પણ સપ્તાહના અંત સુધીમાં હળવા ઝાપટાં પડવાનું અનુમાન હવામાન ખાતાએ બહાર પાડ્યું છે

દરિયાની ભરતી નર્મદાના પટમાં શરૂ થાય તે પહેલાં પાંચ યુવાનો સામાકાંઠે જવા ગઇકાલે નીકળ્યા હતા પરંતુ અધવચ્ચે જ ફસાયા હતા એક યુવાનને નાવડીવાળાએ બચાવ્યો હતો જયારે એકને તરતા આવડતું હોવાથી કિનારે પહોંચી ગયો હતો હવે બાકીના ત્રણને શોધવા માટે સ્થાનિક તરવૈયા તથા ફાયરબ્રિગેડની ટીમ જહેમત ઉઠાવી રહી છે અરવલ્લી રાયડો અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે રાયડો ખરીદવાનું કેન્દ્ર શરૂ થતા ખેડૂતોને મોટી રાહત થઇ છે ખરીદ કેન્દ્રના અધિકારી એફ

અને વારાફરતી બધાનો માલ લેવો શરૂ કરાતા ત્રણ હજારથી વ્ધુ બોરીની આવક થઇ ચૂકી છે

સિલવાસા હરણઉદ્યાન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગરહવેલીમાં સિલવાસા નજીક દપાડા ગામે આવેલા હરણ ઉઘાન ખાતે સહેલાણીઓ ઉમટી પડ્યાં છે

હરણના ટોળાને જુવારબાજરી શેરડી તથા સૂકો ઘાસચારો આપવા માટે કેરટેકર દ્વારા વિશિષ્ટ અવાજ કરાતા સૌ હરણ એકઠા થઇ જાય છે તે દ્રશ્ય જેવા જેવું હોય છે